જો કે તેમણે કોવિડના સંક્રમણને રોકવા માસ્ક પહેરવા સહિતના નિયમોનું યૂ સ્ત રીતે પાલન કરવા ભારપૂ ર્વક અનુ રોધ કર્યો હતો

આવા ખાસ લાઇટહાઉસમાં મ્યુઝિયમ ચીલ્ફ્રનપાર્ક જેવી સુવિધાઓ ઊભી કરાશે તેમણે ગુજરાતના સુરેન્દ્રનગરમાં આવેલા લાઇટહાઉસની વિશેષતાઓ આ મુજબ જણા વી

હોલિકા દહન દરમ્યાન ભીડભાડ એકઠી ન થાય અને કોવિડ માર્ગદર્શિકાનું યુસ્ત પાલન થાય તેવી તકેદારી રાખવા હોળીના આયોજકોને જણાવાયું છે અંજાર ખાતે ધૂળેટી પર્વ નિમિત્તે યોજાતા ઇશાક ચંદ્રના વરઘોડાનો ઉત્સવ અને ઘેર આ વખતે કોરોનાના કારણે યોજાશે નહિ લગભગ બે સદી કરતા વધુ સમયથી અંજારમાં આ ઉત્સવ ઉજવાય છે

જોકે હાલ કોરોનાના વધતા કેસોના પગલે ભીડ એકઠી ન થાય અને સોશિયલ ડીસ્ટંન્સ જળવાઈ રહે તેની તકેદારી રાખવા તંત્ર દ્વારા જણાવાયું છે